મોટે ભાગે કચ્છ બહાર થી આવેલા લોકો કોરોના પોઝીટીવ બની રહ્યા છે

કચ્છ બોર્ડર રેંજ ના આઈ જી સુભાષ ત્રિવેદી જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી કચ્છ મોરબી સંસદ વિનોદ યાવડા તમામ ધારાસભ્યો સઠીત આરોગ્ય વિભાગના અધિકારીઓ સઠીત હાજર રહેશે જેમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા અંગેની રણનીતિ અંગે પરામર્શ થશે

ભુજ થી ભચાઉ જતી સડક ઉપર આવેલું અજર ખપૂર ગામ સમૃધ્ધ કલાવારસો સાયવીને બેઠું છે અને કળાનુ હસ્તાંતરણ પેઢી દર પેઢી થાય તેનુ અઠી ધ્યાન રખાય છે કોરોના લોક ડાઉન વચ્ચે કલાકારો ને ટકાવી રાખવા શુજન લિવિંગ એંડ લર્નિંગ ડેવલેપમેન્ટ સેન્ટરે ખાસ્સી મહેનત કરી છે આ સંસ્થાના અધિકારી મહેશ ગોસ્વામી એ આ મુજબ જણાવ્યું હતું

જેને પગલે તીડ નિયંત્રણ અધિકારી અને તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા મોનીટરીંગ શરૂ કરાયું છે ત્યારે ગામમાં તીડ દેખાય તો સરપંચોને જાણ કરવા અપીલ કરાઈ છે

જે ભુજ ખાતે યાલુ ઉનાળામાં અત્યાર સુધીનું સૌથી ઊંયું તાપમાન બની રહ્યું છે કલ્પના શાહ્ ક ચ્છ નર્મદા નીર રાજ્ય સરકારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં આવતીકાલથી નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય લીધો છે

સી એફ ટી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સૌની યોજના સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમો પણ આવતીકાલથી નર્મદાના નીર વડે ભરવામાં આવશે

શ્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે